લોકોની આકાંક્ષાઓને પૂરી કરવા લોકસભાનું કામકાજ સરળતાથી ચાલે તે જોવા પણ સલાહ આપી છે રાજયસભામાં રાષ્ટ્રપતિના ઉદબોધન અંગે આભારદર્શક પ્રસ્તાવનો જવાબ આપતાં શ્રી મોદીએ કહ્યું કે ઉપલા ગ્રહમાં વિપક્ષની નકારાત્મકતાનો અનુભવ પ્રજાએ કર્યો છે શ્રી મોદીએ કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં દોઢકરોડ લોકોના આવાસો બાંધવાના વચન પૂર્ણ કર્યું છે

તેમણે રાજયોને દેશના આર્થિક વિકાસમાં સહયોગ બનવા અપીલ કરી હતી

દરેક જિલ્લા શફેર અને મફાનગરોમાં ચોમાસુ એક્શન પ્લાન અંગે પણ ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી ફતી તો મગફળી કાંડના તપાસના અફેવાલ અંગે ગૃફ વિભાગ અને કૃષિ વિભાગના મંત્રી તથા અધિકારીઓ સાથે પણ આ કેબિનેટ બેઠકમાં વિશેષ ચર્ચા કરવામાં આવી હતી

તુણા અને જામકુનરીયા ડેમમાં નવા નીરની આવક થઈ ફતી આમવાવણી લાયક વરસાદથી ખેડુતો ખુશખુશાલ બન્યા છે

પ્રધાનમંત્રીએ આ માસિક કાર્યક્રમ હેઠળ લોકોને સ્પર્શતા ઘણા બધા મુદ્દાઓ ઉઠાવ્યા છે માહીતી અને પ્રસારણમંત્રી પ્રકાશ જાવડેકરે પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમને સાંભળવા અને અન્ય લોકોને ઉત્સાહિત કરવા અપીલ કરી છે એક વિડિયો સંદેશામાં શ્રી જાવડેકરે કહ્યું કે રાષ્ટ્ર ઘડતરમાં લોકભાગીદારીના ઉદ્દેશને હલ કરવા માટેનો આ એક અનન્ય કાર્યક્રમ છે

સી

આજે માન્ચેસ્ટર ખાતે ભારત વેસ્ટ ઈન્ડિઝ સામે સેમિફાઈનલમાં દાવેદારી મજબુત કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરથે

આ કેમ્પઓમાંડકાના માનસિક આરોગ્યા તેમજ કાન નાક તથા ગળા તેમજ આંખ ના નિષ્ણાં તો વિકલાંગ દર્દીઓને તપાસીને પ્રમાણપત્ર આપશે તેવું મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સફ સિવિલ સર્જન ડો

ડી એ આયોજીત મેનેજમેન્ટના બે દિવસીય સેમિનારને જીલ્લા કલેક્ટર રેમ્યા મોફનના નેતૃત્વમાં ખુલ્લો મુકાયો ફતો એક ખાનગી ફોટલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં બોલતા જિલ્લા કલેક્ટરે જણાવ્યુ ફતું કે સૌ પ્રથમ તો દરેકે પોતાનું આંગણ સાફ રાખવાના નિયમની અમલવારી શીખવી પડશે